તેઓએ ગઈકાલે વેટિકન સિટીમાં યોજાયેલા સમારોફમાં આ જાહેરાત કરી હતી

સમારોફમાં હજારો ડિવોટી ઉપસ્થિત રહ્યા હતા વિદેશ બાબતોનાં રાજ્યમંત્રી વી મુરલીધરનની આગેવાની હેઠળનું ભારતીય પ્રતિનિધિમંડળ આ સમારોફમાં ઉપસ્થિત રહ્યું હતું

અને તેમણે જણાવ્યું હતું કે પોપ ફાન્સિસ દ્વારા જાહેર કરેલા સંત માટે ભારત ગૌરવ અનુભવે છે

કાંતિ ગોર કારણ ને કરછી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગૌરવ પુરસ્કારથી સંન્માનિત કરાયા ફતા ફવેથી સાફિત્ય અકાદમીની યુ ટ્યુબ ચેનલ પર કરછી ભાષાનાં કાર્યક્રમોત્જોઈ ્રશકાશે તેવી ઘોષણા ગઈકાલે સાંજે યોજાઈ ગયેલા સમારોહમાં કરાઈ હતી

અમારા જૂનાગઢના પ્રતિનીધી જણાવે છે કે કથાકાર પૂજય મોરારી બાપુએ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા અને એક લાખ એકાવન ફજારની ધનરાસી અર્પણ કરીને તેમની સર્જનેયાત્રા બિરદાવી ફતી આધકવિ નરસિંહ મફેતા સાફિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષ શરદ પેનમે ગુજરાતી ભાષાનાં વિદ્યમાન કવિને આ પુરસ્કારે એનાયત કરવામાં આવે છે ગિરનારની પાછળથી નીકળતા ચંદ્રની સાક્ષીએ ઉપસ્થિત કવિઓ અને સાહિત્યકારો ની ફાજરીમાં કવિ ખલીલ ધનતેજવીની સજનશક્તિ અંગે કવિ વિનોદ જોશી અને સાફિત્યકાર રધુવીર ચૌધરી એ પ્રાસંગિક પ્રવચનો રજુ કર્યા હતા

શીતલ વૈશ્નવ કરછ યુનિવર્સીટીનાં સંસ્કૃત વિભાગના સંયોજનમાં ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત થોગ સર્ટિફિકેટશન બોર્ડ દ્વારા લેવાતી આંતરરાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા યોગ પ્રોફેશનલ સર્ટીફીકેટની પરીક્ષા માટેના કેન્દ્રમાં કરછ યુનિવર્સીટી કેન્દ્રનો સમાવેશ કરાયો છે આ પરીક્ષા નો ગઈકાલે કરછ યુનિવર્સીટી ખાતે આરંભ થયો હતો સમગ્ર રાજ્યની સાથે ગઈકાલે કરછમાં પણ જીપીએસસીની પરીક્ષા યોજાઈ હતી ભુજની નવ શાળાઓમાં બે ફજાર નવ સો બેયાંસી પરિક્ષાથીઓ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહીલમાં પરિક્ષાનો પ્રારંભ થયો હતો

આસો માસની પુનમના દિવસે મફર્ષી વાલ્મિકીનો જન્મ દિવસ એટલે કે વાલ્મિકી જયંતિ ઉજવવામાં આવે છે તે નિમિતે તેમના જીવનની વિવિધ જાંખીનું પ્રદશન આદ્યોજિત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ નિમિતે દેશની જનતાને અભિનંદન પાઠવ્યા ફતા શ્રી મોદીએ એક ટ્વિટ સંદેશમાં કહ્યું છે કે મફર્ષી વાલ્મિકીનાં મહાન વિચારો ભારતનની ઐતીહાસિક થાંત્રાનું પાયાનું તત્વ છે જેના આંધારે પરંપરા અને સંસ્કૃતિ પાંગરેલ છે તેમણે ઉમેર્યૂં કે સામાજિક ન્યાયનાં સ્તંભ સમાન મફર્ષી વાલ્મિકીની સંદેશ લોકોને ફંમેશા પ્રેરણા આપતો રહેશે મુક્કાબાજી સ્પધ રસશિયાનાં ઉલાનઉડેમાં રમાઈ રફેલી મફિલાઓ માટેની વિશ્વ મુક્કોબાજી સ્પર્ધામાં છઠા ક્રમનાં મંજુરાનીએ ગઈકાલે રજત ચંદ્રક જીત્યો હતો રાનીએ થાઈલેન્ડની ચુથામેત રક્ષતને ફાર આપી ફાઈનલમાં પ્રવેશી ફતી રાની ફાઈનલમાં પ્રવેશવામાં પ્રથમ ભારતીય ખેલાડી છે